એમ

કેન્દ્રીય બંદર જહાજ અને જળમાર્ગ મંત્રાલયે વિવિધ બંદરો પર ચોકકસ ઉત્પાદન આધારીત ગોદામો બનાવવાનો નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત નાણાકીય લાભોનો આગામી હપ્તો વિડિયો કોન્ફરન્સના માધ્યમથી લાભાર્થી ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં જમા કરાવ્યો

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ છ રાજ્યોના લાભાર્થી ખેડૂતો સાથે વાતયીત કરી ખેડૂતોએ પીએમ કિસાન અને જુદીજદી સરકારી કલ્યાણ કાર્યક્રમો અંગે પોતાના અનુભવોને પ્રધાનમંત્રી સાથે આપ લે કરી ખેડૂતોએ કહ્યું કે અમને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત યૂકવણી થઇ રહી છે અને આનાથી ઉત્પાદન વધારવામાં મદદ મળે છે એક ખેડૂતે કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન યોજના અને પાકમાં વિવિધતા લાવવાના કાર્યક્રમ અંતર્ગત તે પોતાની ઉપજ એ

મંડીઓની બહાર વેચી શકે છે અને પોતાના કુટુંબ માટે વધુ આવક કમાઇ શકે છે

પ્રધાનમંત્રી કહ્યુંકે સરકારે કૃષિ ખર્ચ ઓછું કરવાના ઉદ્દેશ્ય માટે કેટલાય પગલા ભર્યા છે ખેડૂતો માટે મુદ્રા આરોગ્ય કાર્ડ નીમ કોટેડ યુરિયા અને સૌર પંપ જેવી યોજનાઓ શરૂ કરી છે તેમણે કહ્યું કે ખેડૂતોના પાક માટે સારી વીમા સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે જેનો ફાયદો કરોડો ખેડૂતોને મળી રહ્યો છે શ્રી મોદીએ કહ્યું કે સરકારે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે કે દેશના ખેડૂતો પોતાની ઉપજના યોગ્ય ભાવ મેળવી શકે તેમણે કહ્યું કે સ્વામીનાથન સમિતિનો અહેવાલ અમલી કરીને સરકારે ખેડૂતોને લધુત્તમ ટેકાના ભાવથી દોઢ ગણા વધુ ભાવ અપાવ્યા છે પ્રધાનમંત્રી કહ્યું કે સરકારે દેશની એક હજાર મંડીઓને ઓનલાઇન કરી છે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

આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દ્રરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ગઇકાલે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવનિર્મિત સરકીટ હાઉસનું ઉદઘાટન કર્યું હતું રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દીવની ચાર દિવસની મુલાકાત દરમિયાન ગંગેશ્વર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે ખૂખરી મેમોરીયલ અને નાગાવા ફડસ્ટોલનું ઉદઘાટન કરશે દીવના કિલ્લામાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પણ ઉદઘાટન કરશે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસની દીવની મુલાકાતે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગઇકાલે બપોરે રાજકોટ વિમાની મથકે આવી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા રાજકોટ ક્લેક્ટર સુશ્રી રૈમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તેમનું સ્વાગત કર્યું હતું રાજકોટથી હેલિકોપ્ટર મારફતે તેઓ દીવ પહોંચ્યા હતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગઇકાલે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાઇના જન્મદિવસ સુશાસન દિવસે રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો પ્રારંભ કરાવતાં કહ્યું કે ખેડૂતને જગતનો તાત બનાવવા બે દાયકામાં આ સરકારે ખેતી સમૃઘ્ઘિથી ગ્રામ શહેર રાજય અને રાષ્ટ્ર સમૃઘ્ઘિની નવી દિશા દર્શાવી છે

તો નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીનભાઈ પટેલ મહેસાણાના ટાઉનહોલ ખાતે સુશાસન દિવસની ઉજવણી માટે આયોજિત કિસાન કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં રાજ્ય સરકારે કામ કર્યું છે

કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સાત પગલાં ખેડૂત કલ્યાણના અને ગરીબ લક્ષી યોજનાઓના લાભાર્થીઓને કીટ તેમજ આર્થિક સહાય આપવામાં આવી હતી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ ગઇકાલે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ મંત્રીશ્રીઓ અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યુ હતું

જેનાથી જિલ્લાના બસ્સો જેટલા ગામના ખેડૂતો અને પશુપાલકોના પશુઓને મફત સારવાર મળશે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે દ્વારકેશ મેદાન ખાતે અમૃત આહાર મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો જેનાથી ખેડૂતો તેમની ખેત પેદાશોને સીધી બજારમાં વેચી શકશે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે

આ બેઠકમાં ઉપસ્થિત રહેનારા આમંત્રિતો તથા નાગરિકો માટે વ્યવસ્થા કોરોના અંગે સરકારી માર્ગદર્શિકાઓ નું પાલન વીજપુરવઠો પાણી સંબંધિત સ્થળને જોડતા માર્ગ પરના વાહન વ્યવહારનું સંચાલન જેવી બાબતોની સમીક્ષા કરવામાં આવી હતી કલેક્ટરે મેડિકલ કે અન્ય તાકીદની સ્થિતિને પહોંચી વળવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રીય બંદર જહાજ અને જળમાર્ગ મંત્રાલયે વિવિધ બંદરો પર ચોકકસ ઉત્પાદન આધારીત ગોદામો બનાવવાનો નિર્ણય લીધો છે જહાજ અને જળમાર્ગ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે સુચિત યોજનામાં બંદરો તથા રાષ્ટ્રીય જળમાર્ગોની નજીક ગોદામોની સુવિધા ઉભી કરાશે આમ થવાથી નાના ઉદ્યોગોને માલનો સંગ્રહ વધારવા પરીવહન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે એવી જ રીતે દરીયાઇ માર્ગે આયાત કરાતા કે નિકાસ કરતા વેપારીઓને કામગીરીમાં સરળતા રહેશે એવી જ રીતે દરીયાકાંઠા વિસ્તારોમાં રોજગારીની નવી તકોનું નિર્માણ થશે

રાજ્યમાં ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ વધુ જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘણા વિસ્તારોમાં લધુત્તમ તાપમાન સામાન્ય કરતાં સહેજ ઓછું નોંધાયું હતું સૌથી ઓછું આઠ ડિગ્રી સેલ્સીયસ લધુત્તમ તાપમાન કચ્છના નલીયામાં નોંધાયું હતું આજ સમયગાળામાં મહત્તમ તાપમાન પણ મોટાભાગના સ્થળોએ સામાન્ય કરતાં એકથી ત્રણ ડિગ્રી ઓછું નોંધાયું હતું